પૂણેની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ કોવિડ

આ સાથે ભારત આ જીવાણુના પ્રકારોને સફળતાથી અલગ પાડનારો પાંચમો દેશ બની ગયો છે

જાપાન થાઇલેન્ડ અમેરિકા અને ચીન પછી આ જીવાણુના પ્રકારોને સફળતાથી અલગ પાડનારો ભારત પાંચમો દેશ બની ગયો છે

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ આઇ

ના મહાનિદેશક ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે આઇ

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આઇ સી

આર

તેમણે ખાતરી આપી કે જરૂર પડે તો આઇ

વધુ નમૂનાઓ યકાસવા સુસજ્જ છે તેમણે લોકોને નહીં ગભરાવા અને તકેદારીના પગલા લેવા કહ્યું

આ વૈશ્વિક મહામારીને કારણે પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે અને ભયનો માહોલ સર્જાયો છે જીવલેણ બિમારીથી ભીતી પણ ફેલાઇ છે યુરોપમાં ફેલાવો અને મોતની સંખ્યામાં વધારો થતાં આ જાહેરાત કરવામાં આવી છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ ધ્વારા આ હાલના સમયમાં ખંડની વૈશ્વિક મહામારી જાહેરા કરાઇ છે

દેશભરમાં આ રોગના અંદાજે બે હજાર કેસ નોંધાયા છે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીને રાજય અને સ્થાનિક સરકારોને મદદ કરવા અને આ સંકટ બાબતે રાષ્ટ્રની પ્રતિક્રિયાના સંકલન કરવાની મંજુરી આપે છે અમેરીકન રાષ્ટ્રપ્રમુખે દરેક રાજયને તાત્કાલિક સારવાર કેન્દ્ર શરૂ કરવા જણાવ્યું છે તેમણે કહયું કે કોરોના વાયરસને કારણે જાહેર કરાયેસી કટોકટીના કારણે દરેક હોસ્પિટલને સક્રિય રીતે કાર્યરત રહેવા પણ નિર્દેશ આપ્યો છે

તેમણે કહ્યું કે કોરોના વાયરસથી ચીન ઉપરાંત વિશ્વમાં સૌથી વધારે સંક્રમણ યુરોપમાં છે

જો કે તેના ભાવમાં મામુલી ફેરફાર જ થશે કારણ કે આંતરરાષ્ટ્રીય તેલના ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે

નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુર રાજયોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ વરીષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો છે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

લોકોને હાથ ધોયા વિના આંખ નાક અને મ્ફોને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે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 તાવ આવ્યો હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તથા ઉધરસ હોય તેવી પરિસ્થિતિમાં તાત્કાલીક ડોક્ટરની સલાહ લેવી જોઈએ ડોક્ટર પાસે જતી વખતે માસ્ક પહેરવો જોઈએ અથવા તો મ્ફો અને નાકને કપડાથી ઢાંકવા જોઈએ

સ્ટાલિને ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને જમ્મુકાશ્મીરમાં અટકાયતથી મુક્ત કરવાના આદેશને આવકાર્યો છે એક ટ્વીટમાં શ્રી સ્ટાલિને કહ્યું છે કે તેમની મુક્તિ લોકશાહી અને બંધારણમાના વિશ્વાસનું સાયું સમર્થન કરે છે તેમણે શ્રી ઓમર અબ્દુલ્લાહ અને મહેબુબા મુફ્તીને પણ નજરકેમાંથી તાત્કાલિક હટાવવાનો આગ્રહ કર્યો છે

આ લોકો એક બાંધકામના સ્થળેથી નમકકલ શહેર તરફ જઇ રહયાં હતા ત્યારે ઇટો ભરેલી એક ટ્રક સાથે અકસ્માત થતાં તેમને માથાના ભાગે ઇજાઓ થઇ હતી કાર તુટીને ટ્રકના આગળના ભાગમાં ધુસી ગઇ હતી પોલીસ અને અઝિશમકન કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કાટમાળમાંથી કારને બહાર કાઢતા ત્રણ કલાક લાગ્યા હતા મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પીટલમાં ખસેડાયા હતા પુછપરછ દરમિયાન જાણવા મબ્યું હતું કે ભોગ બનેલાઓમાં નમકકલના બીલ્ડીંગ કોન્ટ્રાકટર કાર ડ્રાઇવર તેમજ ચાર બિહારના શ્રમજીવીઓનો સમાવેશ થાય છે

ભારતીય વસ્તી ગણતરી નાગરિકો સંબંધિત વિવિધ પ્રકારની આંકડાકીય માહિતીનો એકમાત્ર સૌથી મોટો સ્રોત છે